આજે સંસદમાં ભાજપ સંસદીય પક્ષની બેઠક બાદ પત્રકારો સાથેની વાતયીતમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રીએ દરેક સાંસદને આ અઠવાડિયાના અંતમાં પોતાના મતવિસ્તારમાં જઈને કોરોના અંગે લોક જાગૃતિ કેળવવાના કાર્યક્રમો હાથ ધરવાની સુ ચના આપી છે પ્રધાનમંત્રીએ સાસંદોને પ્રસાર માધ્યમો આ અંગે યોગ્ય કામગીરી કરે તે માટે તેમણે મદદરૂપ થવાની સુ ચના આપી છે

તેમણે લોકોને તેમના ઉપાયો માયગોવ પ્લેટ ફોર્મ ઉપર શેર કરવા જણાવ્યુ છેજેથી વધુ લોકોને તેનો ફાયદો મળી શકે તેમણે જણાવ્યુ કે આપણે આપણી પૃથ્વીને સ્વસ્થ બનાવવા માટે નવી શોધખોળો કરવી જોઈએ

રાજયમાં રુફટોપ સૌલાર યોજનાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેમ જણાવતા મત્રીશ્રી પટેલે કહ્યુ કે રાજ્યમાં ટુંકાગાળામાં એક લાખ પચ્ચીસ હજાર લોકોએ અરજી કરી છે

બંદરો પરથી કાર્ગોના નિકાસના કારણે રાજયની આવકમાં ઉત્તરોત્તર વધારો પણ થઈ રહયો છે

બંદરોના વિકાસ માટે પોલીસી બનાવનારૂ એક માત્ર ગુજરાત રાજય છે

જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું કે કોરોનાને પર્હોંચી વળવા આરોગ્ય વિભાગ સજ્જ છે જીલ્લાની જી

તેમણે કહ્યુ કે માસ્કનું કાળાબજાર એ દંડપાત્ર ગુનો બને છે જો આવી રીતે વેયામ થતું હોથ તો તેની ખાસ ટીમો દ્રારા તપાસ કરાવાશે ભુજ અને કંડલા વિમાની મથકે તેમજ કંડલા અને મુંદરા અદાણી બંદરે આવતા મુસાફરોનું સ્ક્રીનિંગ કરાય છે

પ્લેટ ફોર્મ ટિકિટના રૂપિયા દશના બદલે હવે રૂપિયા પચ્યાસ યુકવવા પડશે જેથી બિનજરૂરી વ્યક્તિઓ પ્લેટફોર્મ પર જશે નહી અને ભીડ ઓછી થશે આશુ તોષ અંતાણી ક ચ્છ હવામાન કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો ભુજ ખાતે વધુ અઢી ડીગ્રી ઉચકાતા ઉનાળાના આગમનના સ્પષ્ટ સંકેત સાંપડ્યા છે